આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વિયારો લોકો સાથે આપ લે કરતા કહ્યું કે તમામ લોકોએ પોતાની અને પોતાના પરિવારની રક્ષા કરવાની છે અને આગામી કેટલાય દિવસો સુધી બધાચે લક્ષમણરેખાનું પાલન કરવું પડશે

તેમણે વધુમાં કહયું છે કે કેટલાક લોકો કોરોના વાયરસની સ્થિતિની ગંભીરતા સમજી શકતા નથી તેથી લોકડાઉનનો ભંગ કરે છે

તે યોગ્ય બાબત નથી પ્રધાનમંત્રીએ કહ્યું કે આ યુધ્ધમાં કેટલાય સૈનિકો છે જે કોરોના વાયરસની સામે લડી રહ્યાં છે

જેમાં અમદાવાદમાં ત્રણ કેસ પોઝીટીવ આવ્યા છે આ ત્રણ પોઝીટીવ કેસ માંથી એક દર્દીનું મોત થયું છે

નવા વેન્ટીલેટર્સ ખરીદવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે

જી ઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓએ નવા વેન્ટીલેટર્સ પૂરા પાડવા માટેની તૈયારી દર્શાવાઇ છે

મુખ્યમંત્રી ખેડુત ખેડુતો લોકડાઉનની પરિસ્થિતિમાં રવિ પાકની લણણી કરી શકે તેવા ઉદાર ભાવથી રાજ્ય સરકાર ધ્વારા આવા ખેડુતો માટે કેટલીક છુટછાટ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ખેડુતોને રવી પાક લણવાનો આ સમય છે તેથી પાકની કાપણી માટે હાર્વેસ્ટર થ્રૈસર રીપર સાધનોના માલિક ડ્રાયવર મજુરો વગેરેને આ હેતુસર અવરજવરની છુટ રહેશે પાકની કાપણી પછી કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતરથી ઘર કે પાક સંગ્રહ ગોડાઉન સુધી પાક લઇ જવાની છુટ રહેશે બાગાયત પાકો અને ઉતાળુ પાકના મર્યાદિત વિસ્તારોમાં પીયત અને પાક જાળવણી માટે જે તે ખેતરના ખેડુતોને અવર જવરની છુટ રહેશે

લોક ડાઉનની સ્થિતિમાં રાજયના નાગરીકોને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો નિયમિત મળી રહે તેવી પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે

ગાંધીનગરમાં પરીષદમાં શ્રી ઝા એ લોકોને અપીલ કરી હતી કે સોશિયલ મીડીયામાં અફવા ન ફેલાવે